યુંટણી મતદાન ભારતીય નૌકાદળના જવાનોએ ઓડીશાના ફની ચક્રવાતથી અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટાપાયે રાહત અને પુનર્વસનકાર્ય હાથ ધર્યું છે નૌકાદળના જવાનો રાજ્ય સરકાર તથા જિલ્લા વહિવટીતંત્ર સાથે સંકલન સાધીને ચક્રવાતથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ખાઘચીજો દવાઓ તથા આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરી રહ્યા છે નૌકાદળના રણવિજય કદમાત અને ઐરાવત જહાજો તથા ત્રણ હેલીકોપ્ટરો સંબંધીત વિસ્તારમાં રાહત કાર્ય કરી રહ્યા છે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

મુખ્યમંત્રી નવિન પટનાયકે ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી દરમિયાન ભુવનેશ્વર વિમાન મથકેથી ઉડ્ડયન સેવા ગઇકાલથી ફરી શરૂ થઇ છે એવુ સુત્રોએ જણાવ્યુ હતું

અન્ય બે તબક્કા માટે ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો છે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત રાજકીય પક્ષોના અગ્રણી નેતાઓ આજે રેલીઓ અને જાહેરસભાઓને સંબોધન કરી રહ્યા છે

ડેશબોર્ડ રાજ્યના મુખ્યમંત્રી વિજયરૂપાણીએ મુખ્યમંત્રી ઓફિસમાં સરકારી વ્યવસ્થા અને સેવાઓનું સીધી દેખરેખ રાખવા માટે કોમ્પ્યુટર સી એમ ડેશ બોર્ડ શરૂ કર્યુ છે મુખ્યમંત્રી કાર્યાલયના સુત્રોના જણાવ્યા અનુસાર આ ડેશ બોર્ડ દ્રારા સરકારી સેવાઓ હવે આ

વડા તોલંબિયા તથા ટ્રાફિક પોલીસ અધિકારીઓનું માર્ગદર્શન મબ્યુ હતું જાગૃતિ વકીલ હવામાન રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા ર દિવસથી કચ્છના વાતાવરણમાં આવેલ પરિવર્તન યથાવત રહેવાની સંભાવના સાથે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી ઝાપટા વરસી શકે છે ભુજ હવામાન ખાતાના નિર્દેશકના જણાવ્યા